બિમસ્ટેકના અને પડોશી દેશના નેતાઓ પણ આવતીકાલે પહોંચશે

ડી

સી સી

શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલા સીરીસેના કીર્ગીઝ ગણરાજ્યના પ્રમુખ સુરોનબે ઝીનબેકઅવ અને મ્યાનમારના પ્રમુખ યુ વીન મીન્ટ જેઓએ આવતીકાલે આ શપથવિધી સમારોહમાં હાજરી આપશે મોરેશીયસના પ્રધાનમંત્રી પ્રવીંદકુમાર જુગનાથ નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્માઓલી ભૂતાનના પ્રધાનમંત્રી ડોકટર લોટે સેરીન અને થાઇલેન્ડ ખાસ દૂત ગ્રીસાડા બુનરાજ પણ આવતીકાલની પ્રધાનમંત્રી શપથવિધીમાં ભાગ લેશે ભારત આ શપથવિધીમાં દિલ્હીમાં ઘણા મહાનુભાવોને આવકારવા તૈયાર છે

મમતા બેનરજીએ જણાવ્યું કે આ બધા મરણ અન્ય જુદા જુદા કારણોને લીધે થયા છે રાજકીય સંબંધિત નથી થયા

શ્રી બેનરજીએ કહ્યું કે આ પરિસ્થિતિએ તેમને શપથવિધી સમારોહમાં હાજરી નહિં આપવાની ફરજ પડી છે તેમણે કહ્યું કે શપથ ગ્રહણ સમારોહએ લોકશાહીની ઉજવણીનો છે તેને ઓછો આંકી શકાય નહીં રાજકીય પક્ષોએ તેમાંથી રાજકીય ફાયદો મેળવવો જોઇએ નહીં અગાઉ તેમણે શપથવિધી સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે બંધારણીય આમંત્રણનો સ્વીકાર કર્યો હતો અમારા કોલકતાના સંવાદદાતાનો અહેવાલ જણાવે છે કે ટી

ના કાર્યકરો અને ભાજપના સમર્થકો સાથે થયેલા ઘર્ષણમાં માર્યા ગયેલા ભાજપના કાર્યકરોના પરિવારજનોને શપથવિધી સમારોહમાં હાજર રહેવા ભાજપે આમંત્રણ આપ્યું છે

વાડરા જેઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સાળા થાય છે તેમની ઉપર ગેરકાયદેસર રીતે વિદેશમાં સંપત્તિ ખરીદવાનો આરોપ છે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટે વાડરાની યુ કે અને બે અન્ય દેશોમાં આરોગ્યના કારણસર વિદેશ જવાની પરવાનગીનો વિરોધ કર્યો હતો એજન્સીએ કહ્યું કે તપાસ ખુબ જ ક્રુશીયલ કક્ષાએ છે ઇડીએ વધુમાં કોર્ટને જણાવ્યું કે લંડનમાં શસ્ત્રોના વેપારી સંજય ભંડારીની સાથે વાડરાને સંબંધ છે ખાસ જજ અરવિંદકુમારે કહ્યું કે જૂન ત્રીજીએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ તેઓ હુકમ કરશે વાડરાને પહેલી એપ્રિલે કોર્ટની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય દેશ નહિં છોડવાની સૂચના અપાઇ હતી કોર્ટે તેને આગોતરા જામીન મંજૂર કર્યા હતા અને કેટલીક શરતો લાદી હતી

જેના અનુસંધાનમાં આ પગલું લેવામાં આવ્યું છે ઓથોરીટીએ આ ટાંચમાં લેવાની બાબતને સમર્થન આપ્યું છે

એલે ટાંચમાં લેવા બદલ અપીલ કરી હતી ઇડીએ કહેવાતી ગેરકાયદેસરરીતે એ

ને જમીન ફાળવણી કરવા બાબતે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડા વિરૂદ્વ ચાર્જશીટ કરી છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ તેમજ ગાંધી પરિવારના સભ્યોને પોતાના નિયંત્રણ હેઠળ લીધા હોવાના અહેવાલ છે આ જૂથ નેશનલ હેરલ્ડ અખબાર ચલાવતું હતું

આ પુનઃ ફાળવણી બજારકિંમત કરતાં પણ ઘણી ઓછી કિંમત આંકવામાં આવી હતી આ જમીન પ્રિવેન્શન ઓક મની લોન્ડરીંગ એકટ હેઠળ ટાંચમાં લેવાય છે

આરોપીઓ ભક્તિ મેહરે હેમા આહુજા અને અંકિતા ખંડેલવાલ સામે જાતિવિષયક શબ્દો બોલી તેને સરકાર સંચાલિત બી

નાયર હોસ્પીટલમાં સ્વર્ગસ્થ ડોકટરને ફરજ બજાવતા દેતા નહિ હોવાના તેમના ઉપર આરોપ છે

પ્રીવેન્શન ઓફ એટ્રોસીટીઝ એક્ટ એન્ટી રેગીંગ એક્ટ આઈ ટી

વધારાના સેશન જજ આર

સદરાનીએ કરીયાદીની દલીલોને સ્વીકારી હતી ફરીયાદીએ આરોપીઓને કસ્ટડીમાં લેવા રજુઆત કરી હતી જેથી કરીને આરોપીઓ ડોકટર તડવીની કથિત નોટનો નાશ ન કરી શકે અને તેને ગુમ ન કરી શકે અગાઉ આ ત્રણેય આરોપી ડોકટરોએ મરનાર ડોકટરની જાતી વિશે તેઓને કોઇ ખભર ન હોવાનો દાવો કર્યો હતો માત્ર વ્યવસાયિક સંબંધ હતો આરોપીઓએ મરનાર ડોકટરે અગાઉ તેમને હેરાનગતી વિશે ઉચ્ચ કક્ષાએ કોઇ ફરિયાદ ન કરી હોવાનો પણ દાવો કર્યો હતો

ટીવટ કરતાં પ્રધાનમંત્રીએ શ્રી ખાંડુ અને તેમની ટીમને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું છે કે અરૂણાચલપ્રદેશ વિકાસની ઉંચાઇએ જશે શ્રી મોદીએ કહ્યું કે રાજ્યના નાગરીકો ખાસ કરીને યુવાનો સાથે કામ કરવાની મહેચ્છા છે

આ મતદારોને ચુંટણી લડવાની તથા મતદાન કરવાની પણ મંજુરી નથી

ચંદ્રપુર નાગપુર અને વર્ધાન જિલ્લાઓમાં ગરમીનું મોજું પ્રસરવાની સંભાવના છે અકોલા અમરાવતી ગઢચિરોલી ગોંદીયા અને યવતમલના કેટલાક ભાગોમાં પણ ગરમીનું મોજૂ ત્રાટકવાની સંભાવના છે

નિતીશકુમાર જેડીયુના કાર્યાલયમાં આજે મોડે હોદ્દેદારો સાથે પણ બેઠક કરશે મિડીયા સાથે વાતચીતમાં બિહારના મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ એક સામાન્ય મિટીંગ છે અને તેમાં જુદા જુદા મુદ્દાઓ અંગે ચર્ચા થશે

ના ત્રીજાક્રમની પાર્ટી છે

સી સી પુરૂષોની વર્લ્ડ કપ ક્રિકેટમાં આવતીકાલે લંડનમાં કેનીંગટન ઓવલ મેદાન ખાતે રમાનાર મેચમાં ઇંગ્લેન્ડની ટીમ સાઉથ આફ્રિકા સામે મુકાબલો કરવા સંપૂર્ણ રીતે સજ્જ છે મેચ ભારતીય સમય મુજબ બપોરે ત્રણ વાગે શરૂ થશે ઇયોન મોર્ગનના નેતૃત્વ હેઠળ ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઇ હતી પરંતુ તેણે ઓવલમાં અફઘાનિસ્તાનને નવ વિકેટે હાર આપી સ્થિતિ મજબૂત કરી હતી

રાનીરામપાલ ટીમનું નેતૃત્વ કરશે અને અનભુવી ગોલકિપર સવિતા વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી નિભાવશે ભારતીય મહિલા ટીમ પુલ એ માં પોલેન્ડ ઉરૂગ્વે ફીજી સાથે રહેશે